ત્રીજી નવેમ્બરે રાજ્યની ખાલી પડેલી મોરબી લીંબડી ધારી કરજણ અબડાસા ગઢડા કપરાડા અને ડાંગ બેઠકો ઉપર ગત ત્રીજી નવેમ્બરે મતદાન થયું હતુ ગઇકાલે સવારે આઠ વાગે મતગણતરી શરૂ થઇ હતી

આ વખતે કોરોના સંક્રમણને કારણે મતદાનમથકોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હોવાથી ઈ વી એમ ની સંખ્યા પણ વધી છે જેને કારણે મતગણતરીના રાઉન્ડ પણ વધારવામાં આવ્યા હતા જેના પરિણામે પરિણામો મોડા આવ્યા

મતગણતરી કેન્દ્ર પર કેન્દ્રિય યૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ કોરોના અંગે તકેદારી રાખવામાં આવી હતી તમામ કર્મચારીઓ ઉમેદવારો એજન્ટોને ફરજીયાત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝરનો ઉપયોગ કરાવવામાં આવ્યો હતો તેમજ થર્મલ ગન દ્વારા તમામનું તાપમાન પણ તપાસવામાં આવ્યું હતુ

અમારા અમરેલી જીલ્લાનાં પ્રતિનિધિ જણાવે છે ધારી વિધાનસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર જે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેટા ચૂંટણીમાં ભાજપના વિજય બદલ ગુજરાતની જનતાનો આભાર માનતા જણાવ્યું કે ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ અતૂટ છે ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ રાજ્ય સરકાર તથા સ્થાનિક એકમોએ કરેલી કામગીરીને બિરદાવી હતી પેટા ચૂંટણીમાં મળેલા વિજય બદલ ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત જનતાનો આભાર વ્યક્ત કર્યો છે ટ્વીટ સંદેશમાં શ્રી શાહે કહ્યું કે આ જીત ભાજપ સરકાર પર નાગરિકોના વિશ્વાસની જીત છે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ પેટાચૂંટણીમાં વિજય બાદ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું કે ગુજરાતમાં યોજાયેલી આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં કોરોના મહામારીકાળના સમયમાં પણ જનતાએ ઉત્સાફપૂર્વક ભાજપા તરફી મતદાન કરી આઠેય વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારોને ભવ્ય વિજય અપાવ્યો છે તે બદલ હું ગુજરાતના મતદારોનો આભાર વ્યક્ત કરું છું શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ભાજપાનો વિજય એ જનતાનો વિજય છે

આર પાટીલે જણાવ્યું હતું કે રાજ્યના નાગરીકોના ભાજપા પરના અતૂટ વિશ્વાસ અને ભાજપા સંગઠન અને કાર્યકર્તાઓની બુથ સુધીની અસરકારક ચૂંટણીલક્ષી વ્યવસ્થાના કારણે ભાજપાને આઠેય બેઠકો પર ભવ્ય વિજય હાંસલ કરવામાં સફળતા મળી છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છની બે દિવસીય મુલાકાતે ગુજરાત આવશે આજે ભૂજ ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ આવતીકાલે ધોરડો ખાતે સરફદી વિસ્તારની જનપ્રતિનિધિઓની સભાને સંબોધશે

ગૃહમંત્રીની કચ્છ મુલાકાતને લઈ સઘન સુરક્ષા બંદોબસ્ત કરાયા છે

તદઅનુસાર મુખ્યમંત્રીશ્રી દ્વારા દર વર્ષે પ્રજાજનો સાથે નૂતનવર્ષ શુભેચ્છા આદાન પ્રદાનનો નૂતનવર્ષ દિને યોજાતો પરંપરાગત નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન સમારોહ આ વર્ષે યોજાશે નહિ ગુજરાતના રાજ્યપાલ આયાર્થ દેવવ્રતજીએ ગઇકાલે હડપ્પા સભ્યતાનું નગર ધોળાવીરાની લીધી હતી તેઓએ ધોળાવિરા ખાતે રોકાણકારીને હડપ્પાની સાઇટ ઉપરાંત ફોસીલ પાર્કની પણ મુલાકાત લીધી હતી સારા વરસાદને લીધે ધોળાવિરામાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઊઠી છે આ વિસ્તારમાં પક્ષીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે ત્યારે આવા સુંદર નઝારાને માણવા રાજ્યપાલ સહિત મહાનુભાવો પણ ધોળાવિરાની મુલાકાત લીધી હતી

જોકે રાજ્યભરમાં કોરોના નવા દર્દીઓ નોંધાવાનું યથાવત છે

કેન્દ્રીય ગૃહ્ અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા કોવિડ રોગયાળા દરમિયાન શહેરી પરિવહનમાં તકેદારી માટે સારી કામગીરી કરવા બદલ સુરત અને રાજકોટ મહાનગરપાલિકાને એવોર્ડ ઓફ કમાન્ડેબલ ઇનીસીએટીવ એનાયત કરાયો છે ગૃહ અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા નિયત કરવામાં આવેલ નિષ્ણાંતોની પેનલ દ્વારા રાજકોટ અને સુરત મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલી દરખાસ્તની પસંદગી કરાઈ હતી

આજે રમા એકાદશી સાથે દિવાળીના તહેવારોનો પ્રારંભ થયો છે આજથી શરૂ થયેલા દિવાળી પર્વ દેવદીવાળી સુધી મનાવશે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરતા નજરે ચડી રહ્યા છે ઘરો બજારો રંગબેરંગી રોશની ઝળહળી રહ્યા છે કોરોનાના કારણે મંદ થયેલા બજારો ફરીથી ધમધમતા જોવા મળી રહ્યા છે જોકે રાજ્ય સરકાર દ્વારા લોકોને તહેવારોના આ સમયમાં કોરોના અંગેની માર્ગદર્શિકાનું પાલન કરવા સતત અનુરોધ કરાઈ રહ્યો છે